આ યોજનાઓમાં વિડીયો ઈન્ટીગ્રેશન એન્ડ સ્ટેટવાઈડ એડવાન્સ સિક્યોરીટી વિશ્વાસ અને સાઈબર સુ રક્ષાને લગતા આશ્વસ્ત પરિયોજનાનો સમાવેશ થાય છે જેમાં સાઈબર ગુનાઓ પીડીત લોકોના મદદ માટે દેશની પહેલી સેવા હેલ્પલાઈન ખુ લ્લી મુ કી છે આ પ્રસંગે સંબોધન કરતા શ્રી શાહે ગુનાઓ અટકાવવામાં ઠેનોલોજીનો મહત્મ ઉપયોગ કરવા ઉપર ભાર મુકથો

ધોરડો ખાતે આજે સવારે સામાન્ય વહિવટ વિભાગના મુખ્ય સચિવ કમલ દયાણીઅધિક નિવાસી કલેક્ટર કુલદિપસિંહ ઝાલાઆસી કલેક્ટર સહિતના અધિકારીઓ એ પતંગોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો

ભુજમાં સપ્તાહના પ્રારંભે વાહન ચાલકોને સીટ બેલ્ટ અને હેલ્મેટ બાબતે જાગૃતિ ફેલાવાઈ હતી આ ઉપરાંત વાહન વ્યવહારને લગતા નિયમોની જાણકારી આપવામાં આવી હતી પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી જી વી પરમારે સપ્તાહના કાર્યક્રમોની જાણકારી આપી હતી ગાંધીધામ માં સડક સુ રક્ષા જીવન રક્ષાના સુ ત્ર સાથે કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં કાર્યકારી પોલીસ અધિક્ષક શ્રી સૈયદનગર પાલિકાના પ્રમુખ કાનજી ભાર્યા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા વિરલ રાણા ગણિત રાષ્ટ્રીય પરિષદ કચ્છમાં પ્રથમ જ વાર ગણિતની રાષ્ટ્રીય પરિષદ ગઈકાલથી આદિપુ રની તોલાણી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે શરૂ થઈ છે પરિષદનો પ્રારંભ કરાવતા કચ્છ યુ નિવર્સીટીના કાર્યકારી કુલપતિ ડો દર્શનાબેન ધોળકીયાએ પરિષદ કચ્છમાં યોજાઈ તેને ગૌરવરૂપ બાબત ગણાવી હતી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના પુ ર્વ મહામંત્રી અને લખનૌ યુ નિવર્સીટીના પુ ર્વ કુલપતિ એસ બી નિમશેએ વિવિધ વિષયોની છણાવટ કરી હતી

ભુજમાં તેમની પ્રતિમાને ભુજ નગરપલિકા અને અન્ય સંસ્થાઓ દ્રારા પુ ષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી

પ્રતિકુળ ફવામાનને લીધે પતંગની ખરીદી હજુ જોઈએ તેવી જામી નથી ભુજ અને આસપાસના વિસ્તારો તેમજ જિલ્લાના અન્ય સ્થળોએ પતંગના સ્ટોલ ઉભા કરાયા છે જયાં અવનવી ડિઝાઈન અને રંગબેરંગી પતંગો તેમજ ફીરકી જોવા મળે છે

પતંગ અને ફીરકીના ભાવમાં વધારો થતાં ખરીદી પર અસર જોવા મળે છે જો કે પતંગ રસિકો છેલ્લી ઘડીએ ખરીદી માટે ઉમટશે તેવી વેપારીવર્ગ આશા રાખી રહ્યા છે વિરલ રાણા પતંગમેળો ભુજ ખાત ડાયાલીસીના દર્દીઓની સારવાર અને માનવ સેવાના હેતુથી ફંડ એકત્ર કરવા આજથી પતંગ મેળો શરૂ થયો છે ભુજના સહયોગ ગ્રુ પ અને એલ

એમ લાયન્સ હોસ્પિટલ દ્રારા આકાશવાણી નજીક શરૂ થયેલ અનોખો પતંગ મેળો ત્રણ દિવસ ચાલશે વિરલ રાણા હવામાન કચ્છમાં સુસવાટા મારતા પવનને લીધે ઠંડીની તિવ્રતા યથાવત રહી છે જો કે દિવસે તડકો નિકળતા તાપમાનમાં રાહત થઈ છે